વિરલ રાણા પ્રધાનમંત્રી યુવા મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિએ બીજા રાષ્ટ્રીય યુવા સંસંદ મહોત્સવનાં સમાપનને સંબોધન કરતા કરછના ભુકંપને યાદ કરી કરછને ફરી વિકાસની દોડમાં આગળ લાવવા કરાયેલા પ્રયાસોને ઉલ્લેખ કરી દેશના યુવાનોની શક્તિ પણ દર્શાવી હતી સ્વામી વિવેકાનંદ અંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે સ્વામીએ શારીરિક અને માનસિક શક્તિ પર સમાનરીતે ભાર આપ્યો હતો સ્વામીના આ ઉપદેશથી પ્રેરણા લઈને તેમની સરકાર યુવાનોના ફીટનેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

શાળાઓમાં અને કોલેજોમાં આ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા તો યુવક મંડળો અને સંગઠનો દ્વારા પણ વિવેકાનેદ જયંતિની ઉજવણી કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં વિવિધ ભવનોનો ઈ લોકર્પણ અને ઈ ખાર્તમૂહર્ત કર્યું હતું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એપ્રેન્ટિસશીપ યોજના યુવા સ્વાવલંબન યોજના અને શોધ યોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા છે

ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ નવી પ્રવાસન નીતિની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે વોકલ ફોર લોકલ સૂત્ર સાર્થક કરવા હસ્ત કલ કારીગરીની ચીજવસ્તુઓનું પ્રમોશન વિદેશી પર્થટક સમક્ષ કરાશે તેમણે વધુ માં જણાવ્યુ હતું કે ટુરિસ્ટ ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવા સાથે સ્થાનિક રોજગાર વૃદ્ધિ માટે હોટેલરિસોર્ટસને ટુરિઝમ ગાઇડ નિયુકત કરવા વ્યક્તિ દિઠ મહત્તમ રૂ

મી સુધીના વિસ્તારોમાં સર્વે કરી માહિતી એકઠી કરી લીધી છે નાયબ પશુપાલન નિયામકની કચેરીના ઈનચાર્જ ડો હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે ત્રણેય ગામમાં મૃત પક્ષી મળ્યા છે જેમના સેમ્પલ અમદાવાદની કચેરી મારફતે ભોપાલમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબોરેટરીમાં મોકલી દેવાયા છે

જેમાં યૂંટણી જીતવા માટે વાતાવરણ બનાવવું જોઈએ ટુક સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ની યુંટણીઓ આવી રહી છે ત્યારે આ વર્કશીપને મહત્વનું ગણાવી ઉપસ્થિત આગેવાનો ઉતર ઝોનના પ્રદેશ આગેવાન હેમંતભોઈ ભદ પંકજ મહેતા તાજેતરમાં પ્રદેશ ભાજપના મંત્રી પસંદગી પામેલા અને સાસંદ સભ્ય વિનોદ ચાવડા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ મહંત દેવનાથ બાપુ સહિતના આગેવાનો હાજરી આપી હતી